કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મિર અને લદાખના કર્મચારીઓને સાતમા પગારપંચના લાભ મંજૂર કર્યા

ચિદમ્બરમના જામીન મંજૂર કર્યા

કેન્દ્રિય મંત્રીમંડળ દ્વારા દેશ અને વિશ્વભરમાં આ પ્રસંગની ભવ્ય ઉજવણી કરવાના નિર્ણયને કારણે તેઓ મંદિરની મુલાકાતે જશે ભારતમાં નિમાયેલા વિવિધ દેશોના રાજદ્રતો સાથે કેન્દ્રિયમંત્રી હરીદીપ સિંઘ પણ અમૃતસર જશે

સંસદે તેનો અધિનિયમ પાંચમી ઓગષ્ટે પસાર કર્યો હતો

ટ્વીટર પર શ્રી મોદીએ જણાવ્યું કે શ્રી બેનરજી સાથે સદભાવપૂર્ણ બેઠક રઠી અને બંનેએ વિવિધ વિષયો પર વિયારોનું આદાનપ્રધાન કર્યું હતું પ્રધાનમંત્રીએ કહ્યું કે માનવ સશક્તિકરણ માટે શ્રી બેનરજીના પ્રયત્નો છે અને તે સ્પષ્ટ દેખાઇ રહ્યા છે પ્રધાનમંત્રીએ તેમના સન્માન બદલ ગૌરવ વ્યકત કર્યું અને ભાવિ સફળતાઓ માટે શુભેચ્છાઓ આપી હતી

શ્રી જ્હોન ચેમ્બર્સના વડપણ હેઠળના અમેરિકા ભારત વ્યુહાત્મક ભાગીદારી મંચના સભ્યોના એક પ્રતિનિધિ મંડળ સાથે ગઇકાલે દિલ્ફીમાં તેઓ વાતચીત કરી રહ્યા હતા

અમેરિકા ભારત વ્યુહાત્મક ભાગીદારી મંય બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મજબુત બનાવવા તથા આર્થિક વિકાસ ઉદ્યોગ સાહસિકતા અને રોજગારીની તકી વધારવા બાબતે નીતી વિષયક સુયનો આપવાનું કામ કરે છે વાણિજ્યમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો શ્રેષ્ઠ સ્તરે છે અને હજુ સુદ્રઢ બનવાની ક્ષમતા તેમાં રહેલી છે પેદ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અમેરિકા ભારત વ્યુહાત્મક ભાગીદારી મંચને ભારતની જૈવ ઇંધણ ક્રાંતિમાં સહભાગી થવાનું આમંત્રણ આપ્યું હતું

ટિવટર ઉપર કાર્યકરોને આ કાર્યક્રમમાં જોડાવાનું આમંત્રણ આપતા શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે તેઓ નમો એપની મદદથી પોતાના પ્રશ્નો અને સૂચનો મોકલી શકે છે

અમારા સંવાદદાતા જણાવે છે કે યાર દિવસની ઉત્તરપ્રદેશની મુલાકાતે ગયેલા નાણાંપંચના સભ્યો રાજય સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓને મળશે

પાકિસ્તાની સૈનિકોએ કોઇપણ ઉશ્કેરણી વિના શરૂ કરેલા ગોળીબારનો ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો હતો ગોળીબારના આ બનાવમાં ભારતીય સેનાના પક્ષે જાનહાનીના કોઇ સમાચાર નથી

એન એક્સ મિડીયા ભ્રષ્ટાચાર કેસમાં ધરપકડ કરાયેલા ભૂતપૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમના જામીન મંજૂર કર્યા છે સર્વોચ્ય અદાલતે એક લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ અને એટલા જ રકમની શ્યોરીટીના આધારે જામીન મંજૂર કર્યા છે અદાલતે તેની પરવાનગી વિના દેશ નહિં છોડવાનો તથા તપાસ સંસ્થા વડે પૂછપરછ માટે જયારે બોલાવવામાં આવે ત્યારે હાજર રહેવાનો નિર્દેશ ચીદમ્બરમને આપ્યો હતો

મિડીયા ભુષ્ટાયાર કેસમાં પી ચિદમ્બરમની બે મહિના પહેલા ધરપકડ કરી હતી દિલ્ફીની વડી અદાલતના ન્યાયાધીશ આર

ચિદમ્બરમની જામીન માગતી અરજી નામંજૂર કરી હતી જો કે મની લોન્ડરીંગના અલગ કેસમાં પી ચિદમ્બરમ હાલ એન્ફોર્સમેન્ટ વિભાગની કસ્ટડીમાં છે

સરકારની મેઇક ઇન ઇન્ડિયા થોજના ઉપર ભાર મુકતાં ડીએનસીએ ભારતીય ઉદ્યોગો ધ્વારા ડિઝાઇન કરીને ઘર આંગણે તૈયાર થનારી ત્રણ યોજનાઓને મંજુરી આપી છે આના લીધે ખાનગી ક્ષેત્રમાં સંશોધન અને વિકાસને નવુ બળ મળશે

નાયબ ચૂંટણી કમિશનર ઉમેશ સિંહાએ જણાવ્યું હતું કે ગઇકાલે બંને રાજ્યોમાં મતદાન એકંદરે શાંતિપૂર્ણ રીતે યોજાયું હતું

બે દિવસની આ બેઠકના ઉદ્દઘાટન સત્રમાં આસામ અને ત્રિપુરાના મુખ્યમંત્રીઓ બાંગ્લાદેશના વાણિજ્યમંત્રી ટીપુ મુનશી પરિવહન રાજ્યમંત્રી વી

સિંહ ઉપસ્થિત રહ્યા હતા બાંગ્લાદેશ ખાતેના ભારતીય હાઇ કમિશનર રીવા ગાંગુલી દાસે જણાવ્યું હતું કે ભારતે બાંગ્લાદેશ સાથેના સંબંધોને હંમેશા અગ્રતા આપી છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય વેપારમાં તબક્કાવાર વધારો થઇ રહ્યો છે આસામના ઉદ્યોગમંત્રી ચંદ્રમોહને સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે ઇશાન ભારતના વિકાસ માટે બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાંક વર્ષમાં નવી તકો ઉભી થઇ છે ભારતના બાંગ્લાદેશ ભૂતાન અને નેપાળ સાથેના વેપાર વિસ્તરણ કાર્યક્રમમાં આસામને કેન્દ્રમાં રાખવું એ ભારત અને બાંગ્લાદેશ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય છે

ભારતના શાહબાઝ નદીમે એક પણ રન આપ્યા વગર બે વિકેટો ઝડપી લેતાં ભારતનો વિજય થયો હતો